મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં લીઘેલા પ્રજાલક્ષી નિર્ણય મુજબ ગત રાત્રીથી તમામ આરટીઓ ચેક પોસ્ટ પરથી કર્મચારીઓ પરત ખેંચી લેવામાં આવ્યા છે અને તમામ જિલ્લા ચેકપોઇન્ટ પર ફ્લાઇંગ સ્કવોડ કાર્યાન્વિત કરાઈ છે

એવી જ રીતે દંડ સહિતની બાબતોની વસૂલાત હવેથી ઇ ચલણથી કરાશે

ગાંધીયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રી નરેન્દ્રસિંહ તોમર શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ભીખુભાઈ દલસાણીયા સાથે હજારો કાર્યકરો જોડાયા હતા અને ગાંધી વિયારોને નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આ પ્રસંગે બોલતા શ્રી તોમરે જણાવ્યું કે ગાંધીજીના વિચારો અને આદર્શોના અનુસરણ આચરણ સાથે ભારતને વિશ્વગુરૃ બનાવવામાં ચોક્કસપણે સફળતા મળશે શ્રી રૂપાણીએ જણાવ્યું કે આ પદયાત્રા દ્વારા ગાંધીજીના મૂલ્યો આદર્શો વિયારો જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે શ્રી વાઘાણી એ આ પ્રસંગે જણાવ્યું કે ગાંધીજીના સ્વચ્છતાનો આગ્રહ દીન દુખિયાની સેવા તથા અન્ય સંકલ્પોને મૂર્તિમંત કરવાની આ યાત્રા છે તેમણે ગાંધીજીના આદર્શોને મૂર્તિમંત કરવાની સૌને હાકલ કરી હતી સરકારે આરોગ્ય સંભાળ માટેની માળખાકીય સુવિધાઓ વેગવાન બનાવી છે

નવી દીલ્ફીમાં સતત વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આરોગ્ય ઉત્પાદનો સુધી પહોંચવા અંગે વૈશ્વિક સંમેલનમાં આરોગ્યમંત્રી ડૉ

ડોકટર હર્ષવર્ધને કહ્યું કે આ કેન્દ્રો દેશના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તંત્રને મજબૂત કરશે

પાટણ જિલ્લાએ દેશના પશ્ચિમ ઝોનમાં અને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ગઇકાલે દિલ્હી ખાતેના પ્રવાસી ભારતીય કેન્દ્ર ખાતે આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં કેબિનેટ મંત્રી શ્રી સદાનંદ દેવગોડાના હસ્તે પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી

પારેખ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ

પરમાર તેમજ આસિસ્ટટન્સ પ્રોજેક્ટ ઓફિસર દીલીપ ચૌહાણે એ રાષ્ટ્રીય એવોર્ડ સ્વીકાર્યો હતો

અમારા પ્રતિનિધિ જણાવે છે કે જળશક્તિ મંત્રાલય દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં સ્વચ્છતા અને જાગૃતિ પ્રવૃત્તિઓ સહિતના વિવિધ કાર્યકર્તાના આધારે કરાયેલા મૂલ્યાંકનમાં દમણ દીવએ આ ક્રમાંક મેળવ્યો છે ગઇકાલે દિલ્ફી ખાતે આયોજીત કાર્યક્રમમાં દમણ દીપ પંચાયતી રાજ સંખ્યાના સચિવ શ્રી દેવિન્દર સિંહ અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો

સિંઘ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે આ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ ક્ષેત્રોની સેવાભાવી સંસ્થાઓ ઉદ્યોગ સાહ્સિકો તથા નાગરિકો માટે ઝડપી પારદર્શક ઓન લાઇન સેવાઓ અને વહીવટી સુધારાઓ અંગે લેવાયેલ સંખ્યાબંધ પગલાંઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે

રાજ્યમાં વાવાઝોડાને કારણે માછીમારોને પણ ભારે નુકશાન થતાં રાજ્ય સરકાર પાસેથી સૌરાષ્ટ્રના અગ્રણી માછીમારોએ સહાયની માંગણી કરી છે

પરંતુ આ વર્ષે પાંચ પાંચ વાવાઝોડા સમુદ્રમાં એક્ટિવ થતાં માછીમારોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે અન્ય રાજ્યોની ટ્રોલી બોટોને સૌરાષ્ટ્રના દરિયામાં આવતી અટકાવવાની માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત દરિયામાં માછીમારોના અકસ્માતે થતાં મોતની વહેલી સહાય મળે તેવી માંગણી પણ કરવામાં આવી છે

સુવર્ણ ચંદ્રક જીતનાર ખેલાડીઓમાં ગુજરાતની અંકિતા નાઘેરા દરજાદા સાહિલ અને મહેરૂખ મકવાણાનો સમાવેશ થાય છે જ્યારે અંકિતા નાધેરાને અને સોનલ ડોડીયાએ રજત ચંદ્રક પણ મેળવ્યું છે

તો ગુજરાતનો વિદર્ભ સામે સૌરાષ્ટ્રનો હિમાયલ સામે પરાજય થયો છે

ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારી એચ

મકવાણાએ ખેડૂતભાઈઓને આની નોંધ લેવા જણાવ્યું છે

પ્રધાનમંત્રીએ એક ટ્વીટ મારફતે જનતાને મન કી બાત કાર્યક્રમ માટે વ્યવહારિક વિયારો જણાવવાનો આગ્રહ કર્યો છે

વાસ્મોના કાર્યપાલક ઇજનેર શ્રી મોઢિયાએ આ અંગે જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત જે સ્થળે પાણીની ઉપલબ્ધિ ન હોય પણ વીજળી પહોંચાડવી શક્ય હોય તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવે છે